કેન્દ્રીય નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારામન આજે સવારે અગિયાર વાગ્યે સંસદમાં બજેટ રજુ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્વિતીય કાર્યકાળનું તેમજ કેન્દ્રીય નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારામનનું આ પ્રથમ પૂર્ણકાલીન અંદાજપત્ર છે કેન્દ્રીય નાણામંત્રીએ ગઈકાલે સાંજે કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર તથા નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને અંદાજપત્રને અંતિમ સ્વરૂપ આપ્યું હતું

ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ નગરજનો તથા ખાસ કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જાળવવા બદલ તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બની તેવો બંદોબસ્ત જાળવવા બદલ પોલીસ અધિકારીઓ તથા જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી વિદેશમંત્રી ડૉક્ટર એસ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 શ્રી અમિત શાહ અને શ્રી સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં વિજેતા થતાં રાજ્યસભાની ગુજરાતમાંથી બે બેઠકો ખાલી પડી છે

પરંતુ સમગ્ર જીલ્લામાંથી ક્યાય પણ નોંધપાત્ર વરસાદ તઃયો હોવાના સમાચાર મળ્યા નથી

જોકે બે ત્રણ દિવસ બવાડ હવામાનમાં ફેરફાર થાય તેવી સંભાવના છે દરમિયાન સમગ્ર રાજ્યમાં એક તરફ ચોમાસું બેસવા સાથે વરસાદી માહોલ છવાથો છે ત્યારે સરહદી કચ્છ જીલ્લાનું મુખ્ય મથક ભુજ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું

આ અંગે કચ્છ જીલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર બી

જેનું ઉલ્લંઘન કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું એક યાદીમાં જણાવ્યું છે